ગૃફ રાજ્યમંત્રી પ્રદીપસિંફ જાડેજાએ આ નામોની સતાવાર જાહેરાત કરી હતી જેમાં વિદેશમંત્રી એસ જયશંકર અને ઉતર ગુજરાતનાં ઠાકોર સમાજનાં નેતા જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે તેઓ આજે સવારે ઉમેદવારી પત્ર ભરશે તેમજ આજ રોજસવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશસંગઠન મફામંત્રી શ્રી ભીખુભાઈ ફલસાણીયા રાજ્ય સભાના ભાજપાનાં બને ઉમેદવારો સાથે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાથે તેમના નિવાસ સ્થાને ઔપચારિક મુલાકાત કરશે શીતલ વૈશ્નવ કેન્દ્ર સરકારે આબોફવામાં પરીવર્તનનાં કૃષિ ઉપર થયેલ ગંભીર પરિણામોનો અભ્યાસ ફાથ ધર્યો હતો આ હેતુ થી ભારતીય કૃષી સંશોધન પરિષદ આઈ

આર દ્વારા દેશના જુદા જુદા વિભાગોમાં અને ઘણા નેટવર્ક દ્વારા કૃષિ ક્ષેત્રે અભ્યાસ ફાથ ધરાયા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંફ તોમરે રાજ્ય સભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આબોફવામાં પરિવર્તનનાં કારણે સમગ્ર દેશમાં છેલ્લા દશકામાં તાપમાન વધારો નોધાયો છે આના પરિણામે ઘઉં અને ચોખા જેવા પાકની ઉત્પાદન ઘટવાની સંભાવના છે આવી ગંભીર અસર ગંગા નદીમાં તટવર્તીય પ્રદેશો અને દક્ષિણ ભારત માં જોવા મળે છે

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચોથા વાર્ષિક પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઓ

કોહલીએ જણાવ્યું હતું કે વિશ્વ જ્યારે ગ્લોબલ વિલેજ બન્યું છે ત્યારે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી શિક્ષણમાં બદલાવ લાવવો જરૂરી છે તેમણે વ્ધમાં જણાવ્યું હતું કે ડો બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ પ્રશસ્ત કર્યો હતો તે માર્ગે પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓ ચાલે અને તે રીતે સમાજનું ઋણ ચુકવે આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર નોકરી વ્યવસાય માટે નથી પરંતુ પોતાના અને કુટુંબમાં વિકાસ માટે પણ જરૂરી છે

ડી

કરછમાં મેઘરાજાની પધરામણીથી કરછી માડુઓ અને ખેડૂતો અને માલધારીઓના ચજેરા ખીલી ઉઠયા ફતા રાપર તાલુકાના બાલાસરખેંગારપર ફતેફગઢ નાની ફમીરપર ભેફ્રહ્યાયક્રિતના ગામડાઓ તથા રાસાજી ગઢડાઅણવામોડામોમાયમોરા સફિતનાં ગામડાઓ પણ ઝાપટાથી પલબ્યા ફતા દરમ્યાન મોડી રાત્રે જીલ્લામથક ભુજમાં દિવસભરનાં ઉકળાટ બાદ વેગીલા પવન સાથે શહેરનાં સંસ્કાર નગર ગાયત્રી મંદિરભાનુશાલી નાગરજેવા અમુક જ વિસ્તારોમાં ઝાપટું પડી ગયું હતું અને થોડી વારમાં માર્ગો પર પાણી વફી નીકબ્યા હતા

ટી

ટી આઈ રાપર ખાતે રૂબરૂ ફાજર રહેવા આચાર્યએક્ષ ઓફીસીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપર કચ્છ દ્વારા જણાવાયું છે